પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ લોકાર્પણ કરશે

ટી ગવર્ન્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સીટીઝ ફોરમ દ્વારા અમદાવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કીંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટનો એવોર્ડ મબ્યો

આ સાથે તેમણે અફવાઓથી દુર રહેવા મહારાષ્ટ્ર અને રાજસ્થાન કિસાનોની વાત કરી તથા પરાલીની સમસ્યાના ઉકેલ માટે કાર્ય કરી રહેલા હરીયાણાના વિરેન્દ્ર યાદવની પ્રશંસા કરી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 શ્રી મોદીએ કહયું કે સંકટના સમયે સંસ્ક઼તિ ખુબ કામ આવે છે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

તેમણે કહ્યું કે ગુરૂ નાનકના ઉપદેશ બેનકુવરથી વેલીન્ગટ અને સિંગાપુર થી દક્ષિણ આફ્રિકા સુધી પ્રખ્યાત છે તેમણે કચ્છમાં સ્થિત લખપત ગુરૂદ્વારા સાહિબનો ઉલ્લેખ પણ કર્યો

તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે અભ્યાસ પુર્ણ કર્યા પછી પણ તેમણે પોતાની સંસ્થાઓમાં ભુતપુર્વ વિદ્યાર્થી તરીકે થોગદાન કરવુ જોઇએ જેનાથી હાલના વિદ્યાર્થીઓના અભ્યાસમાં સુધારો આવે પાંચમી ડીસેમ્બરે શ્રી અરવિંદોની પુણ્યતીથી મનાવવામાં આવશે તે વિશે શ્રી મોદીએ કહ્યું કે શ્રી અરવિંદોના વિયારોમાં ઘણુ ઉંડાણ છે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

પરંતુ તેમણે લોકોને બેદરકારી ના કરવા આગ્રહ કર્યો અને કોરોના વિરુધ્ધ જંગ વધુ મજબુત કરવા કહયું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

સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડના સી

ઓ

અમદાપાર્ક પ્રોજેક્ટ ભારતનો પ્રથમ એવો સ્માર્ટ પાર્કિંગ એપ્લીકેશનનો પ્રોજેક્ટ છે જેને સામાન્ય જનતા સરળતાથી ઉપયોગમાં લઇ રોજબરોજની પાર્કિંગની સમસ્યાથી છુટકારો મેળવી તેનો લાભ લઇ રહેલ છે

જેનાં થકી એલ

ડી

આ બન્ને એવોર્ડ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરનાં નાગરિકો માટે ગૌરવ અને પ્રોત્સાહનની વાત છે